દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનો પર સામાન્ય સેવાઓ આજ સવારથી ફરી શરૂ થઇ ગઇ છે

ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ જયારે ચીનનું નેતૃત્વ વિદેશમંત્રી વાંગ થી કરી રહ્યાં છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ વર્ષે ઓકટોબરમાં ચેન્નાઇમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ શી જીનપીંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક બાદ બંને દેશો વચ્ચે ખાસ પ્રતિનિધિઓની આ પ્રથમ બેઠક છે

દિલ્ફી પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા લોકો સામે તોફાનોમાં સામેલ થવા અને પોલીસ કર્મચારીઓની જવાબદારી નિભાવવામાં અવરોધ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે શરૂઆતમાં દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં વધુ પાંચની ધરપકડ કરવામાં આવી પ્રદર્શનકર્તાઓએ દરિયાગંજ વિસ્તારમાં એક ખાનગી કારને આગ ચાંપી હતી પ્રદર્શનકર્તાઓએ કરેલા પથ્થરમારામાં વરિષ્ઠ અધિકારીઓ સહીત કેટલાક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા દરમિયાન દીલ્ફી મેટ્રોના તમામ સ્ટેશનો પર સેવાઓ સામાન્ય રીતે આજ સવારથી ફરી શરૂ થઇ ગઇ છે તમામ સ્ટેશનોના પ્રવેશ અને નિકાસના દરવાજા મોકલવામાં આવ્યા છે રાજધાની દીલ્ફીમા નાગરિકત્વ સંશોધન કાયદા વિરુધ્ધ વિરોધ પ્રદર્શન અને સુરક્ષા કારણોને ધ્યાને રાખી અઢાર મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે હવાઇદળના વડા એર ચીફ માર્શલ આર કે એસ ભદોરિયા મુખ્ય અતિથિ હતા તેઓએ પાસીંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યુ

ફલાઇટ કેડેટસને વિગ્સ અને બ્રેવરેસ પણ એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે એર ચીફ માર્શલ ભદોરિયાએ કેડેટસને હવાઇ દળના મુલ્યોનું રક્ષણ કરવા આહવાન કર્યુ

તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને નવા નાગરીકત્વ કાયદા વિશે ગેરમાર્ગે ન દોરવા વિનંતી કરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે ગુનેગારોની ઓળખ કરવામાં આવશે અને તેમના વિરુધ્ધ સખત કાર્યવાહી કરાશે

પોલીસ છેલ્લા બે દિવસ દરમિયાન થયેલી ઘટનાના દોષિતોની સીસીટીવી કેમેરા અને વિડીયો ગ્રાફીના આધારે તપાસ કરી રહી છે તફાનોમાં સંડીવાયેલા લોકો વિરુધ્ધ વિવિધ જીલ્લાઓમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે રાજય સરકારે શાળા કોલેજો અને યુનીવર્સીટીમાં આજે રજા જાહેર કરી છે આવતી કાલે યોજાનાર શિક્ષક યોગ્યતા કસોટી ટીઇટી મોકુફ રાખવામાં આવી છે નવી તારીખ હવે પછી જાહેર કરાશે

તેઓએ કહયું કે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ વહીવટી વાતાવરણનો બે મહિનામાં જ ખાનગી ક્ષેત્રો યુવાનો અને અર્થ વ્યવસથાની ભરપુર ક્ષમતાના ઉપયોગ માટે આગળ આવી રહ્યાં છે

પરંતુ હવે આ અવરોધ દુર થયો છે

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ આ પુરસ્કાર એનાયત કરશે ગુજરાતી ફિલ્મ હેલ્લારોને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાના અને વિક્કી કૌશલને અનુક્રમે અંધધૂન અને ઉરી ફિલ્મમાં અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવશે કિર્તી સુરેશને તેલુગુ ફિલ્મ મહાનતી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવશે આદિત્ય ધરને તેમની પ્રથમ ફિલ્મ ઉરી માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવશે વરિષ્ઠ અભિનેતા સુરેખા સીકરીને ફિલ્મમાં એક શાનદાર મેદ્રીકની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરાશે ગાયક ગીતકાર સ્વાનંદ કિરકિરેને મરાઠી ફિલ્મ ચુમ્બક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવશે

સંજય લીલી ભણસાલીની ફિલ્મ પદ્માવતને ધુમર ગીત માટે સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ એનાયત કરાશે અરિજીત સિંહને પદ્માવત ફિલ્મમાં વિન્તે દિલ ના ગીત માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ એનાયત કરાશે બિન્દ માલીનીને કન્નડ ફિલ્મ નાથારામીમાં મયાવી મનવે ગીત માટે શ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયકનો પુરસ્કાર એનાયત કરાશે મરાઠી ફિલ્મ પૈનીને પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત કરાશે કન્નડ ફિલ્મ ઓનડલ્લા ઇરાડલ્લા ને રાષ્ટ્રીય એકતા માટે શ્રેષ્ઠ ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડ એનાયત કરાશે

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલી બરફવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે

ધુમ્મસને કારણે સૌથી વધુ દ્રેનો બે કલાક જેટલા સમયથી મોડી ચાલી રઠ્ઠી છે

હવામાન વિભાગે આવતીકાલે વરસાદ સાથે સખત ઠંડી પડવાની સંભાવના વ્યકત કરી છે ખરાબ હવામાનને કારણે ટ્રેન વ્યવહારને અસર થઇ છે જયારે ફલાઇટો મોડી પડી રહી છે પંજાબ અને હરિથાણામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો

પ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું

આ વાહન જમ્મુથી બનીહાલ જતા માર્ગમાં ગાંગરૂ રામશુ નજીક આ ઘટના બની હતી દરમિયાન જવાહર સુરંગ અને અન્ય વિસ્તારોની આજુબાજુ બરફ જમા થયો હોવાને કારણે ત્રણસો કીલોમીટર લાંબા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે વાહન વ્યવહાર બંધ રખાયો છે

ટ્રાફીક પોલીસના જણાવ્યા પ્રમાણે રસ્તો સાફ થયા પછી માર્ગમાં ફસાયેલા વાહનોને જ શ્રીનગર તરફ જવા દેવામાં આવશે

યુરોપીયન સંઘથી અલગ થવાના વિધેયક પર હવે સંસદમાં વિચાર કરવામાં આવશે